ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે

ગીર પંથકમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે

દરમ્યાન ગત રાત્રીથી આજ સવાર સુધીમાં વરસાદ થયો છે અંજાર ભચાઉ માંડવી મુંદ્રા અને કંડલામાં પણ સવારે વરસાદ થતા લોકોને ઠંડકનો અનુભવ થયો વાયુ વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે આજે સવારે ડિપ્રેશન ઓછી તીવ્રતા સાથે પાટણ મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે

ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે દક્ષિણના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડચા છે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થતાં ખેડ઼તોમાં ખુશીની લાગણી ફેલાઇ છે

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે શહેરમાં એસ

હાઇવે બોપલ થલતેજ ઘુમા સોલા ચાંદલોડીયા નરોડા બાપુનગર રખિયાલ પાલડી નારણપુરા આંબાવાડી સહિતના વિસ્તારમાં વરસાદ પડચો છે પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદ છે વિરમગામ માંડલ નળકાંઠા સહિતના અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા છે આ ઉપરાંત દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે સુરત રાજકોટમાં પણ સારો વરસાદ થયો છે

મી વીજાપુર તારાપુર વડાલી ગણદેવી સતલાસણા દેસરમાં એક સેન્ટીમીટર વરસાદ થયો છે

મી ઉના ધોરાજી કાલાવડ સૂત્રાપાડામાં બે સે મી વંથલી ઓખા ખાંભા જામકંડોરણા માળીયા અંજાર ભેંસાગ઼ માંગરોળ દ્વારકા કલ્યાણપુરમાં એક સેન્ટીમીટર વરસાદ થયો છે પાટણમાં દિવસભર વરસાદી માહોલ વચ્ચે એક ઇંચ જેટલો વરસાદ થયો છે

મંત્રીશ્રી બચુભાઇ ખાબડે ખેતી સંલગ્ન પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવી સુધારેલા પશુઓલાદ ખરીદી દુધ ઉત્પાદન દ્રારા આર્થિક સધ્ધરતા હાંસલ કરવા અનુરોધ કર્યો હતો રાજય સરકારે સારી ઓલાદના પશુઓની ખરીદીમાં સહાય સાથે ધાસચારા અને મીલ્કીગ મશીન ઉપરાંત તબેલા ગમાજ્ઞ માટે પજ્ઞ સહાય કરે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કીસાન સન્માન નિધિ યોજનાઓની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોને ત્રણ લાખના પાક ધીરાણની યોજના સાથે ખેડૂત અકસ્માત વીમાનું સુરક્ષા કવચ પણ પુરૂ પાડયું છે તેમકો શાકભાજીની ખેતી ફુલોની ખેતી બાગાયતની ખેતી સાથે દર વર્ષે પાકની ફેરબદલી કરી આવકમાં વધારો કરવા ઉપસ્થિત ખેડ્રતોને જજ્ઞાવ્યું હતું

માર્કેટ યાર્ડ ખાતે ક્રષિમેળો અને પશુ આરોગ્ય કેમ્પ યોજાઈ ગયો કૃષિ મેળામાં તજજ્ઞો દ્વારા ખેડૂતોને જૈવિક ખેતી સુક્ષ્મ પિયત પદ્ધતિઓ અપનાવી ખેતીની આવક બમણી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જીતુભાઇ વાઘાણી ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે આજે સદસ્યતા અભિયાન અંગે બેઠક યોજાઇ હતી ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ રાજ્યમાં સદસ્યતા અભિયાનને વધુ સઘન બનાવવા અપીલ કરી હતી

જે કોર્પોરેટ જગતમાં એક જ સ્થળેથી અનેકવિધ સેવાઓ ઉપલબ્ધ બનાવશે

જેનાથી વેપાર ઉદ્યોગના અનેક પ્રશ્નોનો સરળ ઉકેલ મળશે સુરત આગ ડિવાઇસ સુરતની રોબોફન એકેડમી સાથે સંકળાયેલા અને મુંબઇની સ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતા શિવ કંપાનીએ આગની ઘટનામાં સાયરન અલાર્મ વગાડી શકાય એવું ડિવાઇસ તૈયાર કર્યું છે જે ડિવાઇસ ધારકને આગ લાગી હોવાનો મેસેજ પણ મોકલશે અમારા પ્રતિનિધિ લોપા દરબાર સાથે વાત કરતા શિવે જણાવ્યું હતું કે આ ડિવાઇસ બનાવવાની પ્રેરણા તેને દોઢ વર્ષ પહેલા પોતાના બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ મળી હતી

સી સી દ્વારા ત્રણ વર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને સી સર્ટીફિકેટ સહિત રોકડ પુરસ્કાર અને સન્માન પત્ર વિતરણ સમારોહ યોજાઈ ગયો

આ સમારોહમાં મેજર જનરલ અને ગુજરાત એનસીસી એડીજી રોય જોસેફ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી જોસેફે જણાવ્યું હતું કે યુવાનો લશ્કરની કોઇ પણ પાંખમાં જોડાઇને દેશ સેવા કરી શકે છે